ભારતીય ડેવલપરે શાળામાં અભ્યાસ શરૂ થાય તે પહેલાં નાના ભૂલકાંઓને સરળતાથી શિક્ષણ આપતી કુટુકી એપ વિકસાવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અમેરીકા વ્યુહાત્મક ભાગીદારી મંચની બેઠકમાં મુખ્ય પ્રવચન આપતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કોવિડનાં લીઘે ઉભી થયેલી પરિસ્થિતી આપણને માનવકેન્દ્રીત વિકાસનો અભિગમ આપનાવવાની શીખ આપે છે વિશ્વની કંપનીઓ વિશ્વસનીય અને સ્થિર નીતીની તરફેણ કરે છે અને ભારત આ બંન્ને બાબતો છે ભારતમાં જાહેર તથા ખાનગી ક્ષેત્રમાં રોકાણની ઘણી તકો છે તેમ જણાવીને શ્રી મોદીએ ભારત સરકાર દ્વારા કોલસો રેલ્વે અવકાશ સહિત વિવિધ ક્ષેત્રમાં રોકાણકારોને અપાયેલી છૂટની વિગતો આપી હતી

હૈદરાબાદ ખાતે આ પ્રોબશનરોને પ્રાથમિક અભ્યાસમાં કાયદો નેતૃત્વ અને વ્યવસ્થાપન આંતરીક સલામતી ફોરેન્સીક જેવા વિવિધ વિષયોનો પરિચય અપાયો હતો

આ અગાઉ તેમણે મસૂરી ખાતેની લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહિવટી અકાદમી ખાતે ફાઉન્ડેશન કોર્સ પુરો કર્યો હતો

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છેકે છેલ્લા બે મહિનામાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે

બિહાર ટીમ બિહારમાં પૂરથી થયેલાં નુકસાનથી જાતમાહિતી મેળવવા બિહાર ગયેલી કેન્દ્રીય ટીમનાં સભ્યોએ રાજ્યનાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે આજે દિલ્હી પાછા ફરતાં પહેલાં કેન્દ્રીય ટીમનાં સભ્યો બિહારનાં અગ્ર સચિવ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળનાં અધિકારીઓ સાથે યર્યા વિયારણા કરશે કેન્દ્રીય ટીમ દિલ્હી પાછા ફર્યા પછી તેમનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે ગઈકાલે કેન્દ્રીય ટીમે બિહારનાં પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત દરભંગા ગોપાલગંજ અને મુસફ્ફરપૂર જિલ્લાઓની મુલાકાત લીધી હતીં

તેમણે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કોરોનાની સ્થિતિની પણ માહીતી મેળવી હતી

આ મુલાકાત વખતે લશ્કરનાં વડાએ પરિસ્થિતીની સર્વગ્રાહી સંમિક્ષા કરી હતીં આ ઉપરાંત તેમણે સરહદી વિસ્તારોમાં આવેલી ભારતીય યોકી પરનાં કમાન્ડરો અને સૌનિકો સાથે સંવાદ કર્યો હતો જનરલ એમ એમ નરવણે આજે દિલ્ફી પાછા જશે જલમાર્ગ બાંગ્લાદેશનાં દૌલકાંડીથી ત્રિપુરાનાં સોનામુરા સુધીનાં જળમાર્ગ પર માલવાહક જહાજોનાં પ્રાયોગીક ધોરણે પરિવહનનો પ્રારંભ થયો છે દૌલકાંડીથી પચાસ મેટ્રીક ટન સિમેન્ટ લઈને એમ વીં પ્રિમીયર નામનું જહાજ ત્રિપુરા જવા રવાના થયું છે

આ જળમાર્ગ કાર્યરત થતાં બાંગ્લાદેશ ઈશાન ભારતનાં રાજ્યો વચ્ચેનાં વેપારને નવું બળ મળશે

આ એપમાં ભૂલકાંઓને રસ પડે તેવી અને ગુણવત્તાવાળી ચિત્રવાર્તાઓ જોડકણાં તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે કેન્પ સરકારે તાજેતરમાં આત્મનિર્ભર ભારત એપ નવકલ્પનાં સ્પર્ધા યોજી હતી તેમાં કુટુકી એપને ઈ લર્નિંગ વિભાગમાં શ્રેણીમાં વિજેતાં જાહેર કરાઈ હતીં પ્રધાનમંત્રી નરેન્ મોદીએ ગયા મહિનામાં રજૂ કરેલાં મન કી બાત કાર્યક્રમમાં આ એપનો ઉલ્લેખ કર્યો હતો ભારત ચીન ભારતે સરહદી વિસ્તારમાં શાંતિથી પુનઃસ્થાપના કરવા સૌનિકોને પોતાના મૂળ સ્થાને લઈ જવા સહિતનાં પગલાં અંગે ગંભીરતાથી ચર્ચાં કરવા ચીનનાં અનુરોધ કર્યો છે

તેમણે કહ્યું કે ભારત ચીન સરહદે ચીન દ્રારા છેલ્લા યાર મહિનામાં લેવાયેલા પગલાંનાં લીઘે હાલની સ્થિતિ ઉભી થઈ છે શ્રી અનુરાગે ભારપૂર્વક કહ્યું કે ચીન દ્રારા લેવાયેલા એકપક્ષીય પગલાઓનાં લીધે બંન્ને દેશો વચ્ચેની વ્રિપક્ષીય સમજૂતીનો ભંગ થયો છે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંન્ને દેશનાં સેનાનાં કમાન્ડરો પરિસ્થિતીને ઉકેલવા વાતચીય કરી રહ્યા છે શ્રી અનુરાગે ભારપૂર્વક કહ્યું કે બંન્ને દેશોનાં વિદેશમત્રીઓ તથા ખાસ પ્રતિનિધિઓએ યર્યાનાં અંગે મેળવેલી સર્વસંમતિ મુજબ બંન્ને દેશો પૈકી કોઈએ પણ ઉશકેરણીજનક પગલું ભરવું જોઈએ નહીં કતાર ફૂટબોલ વિશ્વ સ્પર્ધાનાં યજમાન કતારની ક્રટબોલ ટીમ આવતાં વર્ષે અમેરીકામાં યોજનારી ગોલ્ડ કપ ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેશે

જયશંકરે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુસાફરોની સરળતાથી આવન જાવન કરી શકે તે હેતુથી ત્રણ સિદ્ધાંતોના આધારે પ્રક્રિયા નક્કી કરવા અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે કોવિડની ચકાસણીના ચોક્કસ ધારાધોરણો નિર્ધારીત કરવા ક્વોરન્ટાઈનની પદ્ધતિ સુનિશ્ચિત કરવા તથા મુસાફરી અંગેના ધારાધોરણો સુનિશ્ચિત કરવા બધા જ દેશોએ સંકલિત પ્રયાસ કરવા જોઈએ